ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરી દેવાશે કોલેજ અને યુનિવર્સીટીની પ્રથમ તબકકે પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યુ છે કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઇ સુવિધા થર્મલગનથી વિદ્યાર્થીઓનુ ચેકીંગ સેનીઝાઇટર અને ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામા આવશે વર્ગખંડમાં અને શાળા કોલેજામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલુ જ નહિ પરંતુ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે શ્રી યુડાસમાએ કહ્યુ છે કે રાજયમાં આવેલી બોર્ડની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કલો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સામાજિક વિકાસ વિભાગની શાળાઓને આ એસઓપી સમાન રીતે લાગુ પડશે શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે બાકીના વર્ગો ધોરણોમાં શૌક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને જાહેરતા કરવામા આવશે શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજીયાત રાખવામા આવી નથી

શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબકકાવાર આવે તેવુ આયોજન આયાર્ય અને પ્રિન્સીપાલે ગોઠવવાનુ રહેશે

વિદ્યાર્થીઓ અઠવાડિયામાં નકકી કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે એસાઇન્ટમેન્ટ કરે તેવુ આયોજન કરવા જણાવાયુ છે સામુદાયિક પ્રાર્થના મેદાન પરની રમતગમત કે સામૂહિક પ્રવૃતિ ન કરવા જણાવાયુ છે વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને શાળાએ જવા આવવા કરે તે માટે વાલીઓને પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવ્યુ છે અને જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી સર્તકતાનુ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અમિત શાહ્ ભુજ મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોચશે અમારા ભુજના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેના કાર્યભાર સંભાળ્યા બાદ સરહદી કચ્છ જિલ્લાની અમિત શાહ પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે શ્રી અમિત શાહે આજે દિલ્ફી વિમાનેમથકેથી સાડા આઠ વાગ્યે ભુજ વિમાની મથકે આવી પહોયશે ત્યારબાદ તેઓ ભુજના સરકારી ઉમેદ ભવનમાં રાત્રીરોકાણ કરશે આવતીકાલે સવારે ભુજથી નીકળી પોણા અગિયાર વાગ્યે ધોરડો હેલીપેડ ઉપર ઉતરાણ કરશે

કાલ બપોરે પોણા ત્રણ વાગ્યે ધોરડો હેલીપેડથી હેલિકોપ્ટર દ્વારા માતાના મઢે દર્શન કરવા જશે

દીવ દિવ જીલ્લાની પંચાયતની આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે

અત્રે ઉલ્લેખનીય છે કે દીવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા આજે જાહેર થયેલા પરિણામોમાં બે બેઠકો ઉપર ભાજપ અને ત્રણ બેઠકો ઉપર અપક્ષનો વિજય થયો છે

જે અંતર્ગત બંદરમાં આવેલ ઓકસન હોલ અને રોડ ઉપરથી મોટી સંખ્યામાં સુકો અને ભીનો કયરો તેમજ ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતાની આગવી પહેલ કરાઇ હતી આ અભિયાનમાં ફીશરીઝ વિભાગના કર્મચારીઓ સામાજીક અગ્રણીઓ ફીશરીઝ કોલેજની વિદ્યાર્થીનીઓ અને મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા